ભારતનું રસીકરણ અભિયાન વિસ્તૃત છે અને આપણે બનાવેલ રસીઓ સુરક્ષિત છે

દેશ માસ્ક પીપીઇ કીટ અને વેન્ટીલેટરના નિર્માણ માટે આત્મનિર્ભર બન્યું છે કોરોનાની રસી વિકસીત કરવા માટે આપણા વૈજ્ઞાનીકીએ સખત મહેનત કરી છે

દુનિયામાં આટલી વસ્તી ધરાવતા માત્ર ત્રણ જ દેશ ચીન ભારત અને અમેરીકા છે તેથી આ અભિયાન ઐતિહાસીક છે વેકસીનના બે ડોઝ લગાડવા ખુબ જ જરૂરી છે પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાનો અંતરાલ રખાશે નેહ્લ ઠક્કર રાજ્ય રસીકરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેકસીનેશનનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરાવતાં કહ્યું કે કોરોના મહામારીથી હેરાન પરેશાન લોકો માટે અમૃત સમાન વેકસીન હવે આવી ગઇ છે

ભુજની જી

જનરલ હોસ્પિટલ ખાતેથી કોરોના સામેના મહા અભિયાનની શરૂઆત કરાઈ હતી રાજયમંત્રી વાસણભાઇ આઠીરની હાજરીમાં યોજાયો હતો

ભુજ ભયાઉ નલિયા માંડવી અને ગાંધીધામમાં આજથી કોરોના વેકસીનેશન શરૃ કરાયું છે

આ પ્રસંગે ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આટલા ટુંકાગાળામાં વેક્સિન બનાવી અને આપણને ઉપલબ્ધ થવી એ આપણાં વૈજ્ઞાનિકો રિચર્સ ડિપાર્ટમેન્ટલ તથા તેમાં જોડાયેલા અન્ય સ્ટાફના અથાગ પરિશ્રમ અને એકતાનું પરિણામ છે

કે ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ભુજ ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યે વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોને પાક માટે તળાવમાંથી કાંપની માટી લઇ જવા માટે પડતી મુશ્કેલીઓ નિવારવા કલેકટરશ્રી સમક્ષ ઓનલાઇન મંજુરી પ્રક્રિયા સરળ બનાવવા રજુઆત કરી હતી જે સંદર્ભે કલેકટરશ્રીએ આ ઓનલાઇન મંજુરી ગ્રામ પંચાયતમાં કરી આપવા સબંધિત અધિકારીઓને તાકિદ કરી હતી

નીમાબેન આયાર્થે રજુઆત કરતા કલેકટરશ્રીએ ભુજ પ્રાંત અને મદદનીશ કલેકટરશ્રી મનીષ ગુરવાનીને આ અંગે પગલાં લેવા સૂચના આપી હતી આ ઉપરાંત ભુજ ધારાસભ્યશ્રીએ ભુજિયા ડુંગરની કામગીરી અંગે માહિતી મેળવી હતી આ ઉપરાંત તેમણે ભુજ શહેરમાં પાણી પુરવઠાને લગતા પ્રશ્નો ફલ કરવા કલેકટરશ્રી પાસે રજુઆત કરતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ અંગે ઝડપી કામગીરી કરવા સૂચના આપી હતી